ત વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે કોવિડના સમયગાળામાં દેશ અને વિશ્વની સામે અનેક સમસ્યાઓના સમાધાન માટે ભારતીય સ્ટાર્ટઅપ આગળ આવ્યું છે

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બાળકોમાં ગાણિતીક અને વૈજ્ઞાનિક વિચારોનો વિકાસ કરવો ખૂબ જરૂરી છે ઉપરાંત બાળકોને એવું ભણતર આપવું જોઇએ જેથી તેઓ વ્યાવહારિક જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે દરમ્યાન આ પ્રસંગે પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણમાં મૂલ્યાંકન પ્રણાલીમાં સુધારણા માટે રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર પરખની જાહેરાત કરી છે જે વિદ્યાર્થીઓના બહ્મૂખી વિકાસ માટે તેમના જ્ઞાનનું આકલન સમીક્ષા અને વિશ્લેષણ કરશે આ પ્રસંગે શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંકે જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષાનિતીથી દેશની શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આવશે

વૈંકેયા નાયડુએ માનવીના સમગ્ર વિકાસ માટે મૂલ્યા આધારિત શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂકવો છે શ્રી રામચંદ્રમિશન અને ભારત ભૂટાન માટે સંયુક્ત રાષ્ટ્ર સૂચના કેન્દ્ર દ્વારા આયોજિત અખિલ ભારતીય નિબંધ લેખનના ઓનલાઇન ઉદ્વાટન પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા શ્રી નાયડુએ આ પ્રસંગે જણાવ્યું કે આ આયોજનથી યુવાઓને સકારાત્મક વિયાર સાથે આગળ વધવામાં મદદ મળશે સંયુક્ત રાષ્ટ્ર યુવા આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષ્યમાં પ્રતિવર્ષ જુલાઇ અને નવેમ્બર મહિના દરમિયાન આ આયોજન કરવામાં આવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે ડીડી ન્યૂઝ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે આ બધા જ આવાસો કોવીડના કારણે તાજેતરમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં બાંધવામાં આવ્યા છે

નવી દીલ્હીમાં આજે રાજય સ્ટાર્ટઅપ રેન્કીંગ જાહેર કરતાં શ્રી ગોયલે જણાવ્યું કે દેશમાં સ્ટાર્ટઅપ રોડવેઝ જળમાર્ગ રેલવે સહિત લોજીસ્ટીક સંબંધીત બધા જ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ઠ કાર્ય કરી રહ્યું છે શ્રી ગોયલે એમ પણ જણાવ્યું કે ભારત સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં વિશ્વમાં ત્રીજો સૌથી મોટો દેશ છે શ્રી ગોયલે પ્રત્યેક વ્યક્તિને અનુરોધ કર્યો કે દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે કોરોનાની આ આપદાને અવસરમાં બદલે

જયારે કર્ણાટક અને કેરળ વેપાર અને નાણાંને આકર્ષવા માટે નવીન ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા રાજય સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ટોચનું પ્રદર્શન કરનારા રાજયો છે જયારે આંધ્રપ્રદેશ છત્તીસગઢ હિમાચલપ્રદેશ મિઝોરમ આસામ તામિલનાડુ દિલ્હી મધ્યપ્રદેશ સિક્કિમ અને ઉત્તરપ્રદેશ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની દિશામાં કાર્ય કરતા રાજય છે

જયશંકર અને ચીનનાં વિદેશમંત્રી વાંગ થી વચ્ચે બેઠકમાં આ સંમતી સધાઈ હતી બંન્ને મંત્રીઓએ સરહદ પર બંન્ને દેશોની સેનાને મૂળ સ્થાને પાછી ખેંચવા તથા તણાવ ઓછો કરવા અંગે પણ સહમતી વ્યકત કરી બંન્ને મંત્રીઓ એ બાબતે સમાન વિચાર ધરાવતાં હતા કે સરહદ પરથી હાલની સ્થિતી કોઈનાં હિતમાં નથી મહત્વનું છે કે બંન્ને દેશોનાં સૌનિકો એ સલામત અંતર જાળવી રાખવું જોઈએ તથા મંત્રણાઓ ચાલુ રાખવીં જોઈએ એ અંગે પણ સહમતી સધાઈ હતી બંને દેશોના વિદેશમંત્રીઓએ સરહદ સંબંધી તમામ સંધિઓનું પાલન કરવા અને સરહદીક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પર સહમતિ દર્શાવી છે

શ્રી ગંગવારે ગઇકાલે સાંજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જી ટ્વેન્ટીના શ્રમ અને રોજગાર મંત્રીઓને બેઠકને સંબોધિત કરી હતી

તેમણે જણાવ્યું કે ભારતમાં પર પ્રાંતિય મજૂરોને હંગામી આશ્રયસ્થાનો ખોરાક અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી

ભૂતપૂર્વ સાંસદ પ્રેમચંદ ગુફ્રને સાંવેરથી ટીકીટ આપવામાં આવી છે તેઓ રવિન્દ્રસિંહ તોમર દીમાની મત વિસ્તારમાંથી યૂંટણી લડશે યૂંટણીપંચે હજુ પેટાચૂંટણીની તારીખ જાહેર કરી નથી આ મહિનાની યોથી તારીખે ચૂંટણીપંચે કહ્યું હતું કે બિહાર વિધાનસભાની અને પેટાયૂંટણી એક સાથે યોજાશે

કૃષિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ખરીફ પાકની વાવણી ક્ષેત્રમાં આ રેકોર્ડ વૃઘ્યિ છે